ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સની યાદીમાં ગુજરાતમાંથી અમદાવાદ ગાંધીનગર સુરત વડોદરા અને કેન્દ્રશાસિત સિલવાસાનો સમાવેશ સર્વોચ્ય અદાલતે ઓનલાઈન માધ્યમમાં પ્રસારિત થતા કાર્યક્રમો

દસ લાખથી વધુ વસતીવાળા શહેરોમાં બેંગલુરુ ટોચ પર રહ્યું છે ત્યારબાદ પુણે અમદાવાદ ચેન્નાઈ સુરત નવી મુંબઈ કોઈમ્બતુર વડોદરા ઇન્દોર અને મુંબઇ છે દસ લાખથી ઓછી વસતીવાળા શહેરોમાં સિમલા ટોય પર રહ્યું છે ત્યારબાદ ભુવનેશ્વર સિલવાસા કાકિનાડા સાલેમ વેલ્લોર ગાંધીનગર ગુરૂગ્રામ દાવણગેરે અને તિરૂચિરાપલ્લી છે

દસ લાખથી વધુ વસતીવાળા શહેરોમાં ઈન્દોર સૌથી વધુ ક્રમાંકિત પાલિકા છે જયારે બીજા ક્રમે સુરત અને ત્રીજા ક્રમે ભોપાલ છે દસ લાખથી ઓછી કેટેગરીમાં નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ અને ત્યારબાદ તિરૂપતિ અને ગાંધીનગર છે મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઈન્ડેક્સ હેઠળ સેવાઓ નાણાકીય બાબતો નીતિ વિષયક બાબતો ટેક્નોલોજી અને કામગીરી છે

તેમણે કહ્યું કે શહેરો વિકાસનું એંજીન છે અને તેથી ઝડપી શહેરીકરણ પણ સૂયવે છે કે અર્થતંત્ર કેટલી ઝડપથી વિકસી રહ્યું છે સ્વચ્છ ભારત મિશન અટલ મિશન સ્માર્ટ સિટીઝ મિશન પ્રધાનમંત્રી આવાસ યોજના અને દીન દયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અમલમાં મુકાયેલા મુખ્ય કાર્યક્રમો છે

એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું હતું કે બરછટ ધાન્ય એટલે કે મિલેટ્સને લોકપ્રિય બનાવવા માટે ભારતે મોખરે રહીને ગૌરવ મેળવ્યું છે તેના વપરાશથી પોષણ ખાદ્ય સુરક્ષા અને ખેડૂતોનું કલ્યાણ થાય છે તેમણે કહ્યું તેનાથી કૃષિ વૈજ્ઞાનિકો અને સમુદાયો માટે સંશોધન અને નવીનતાની તક મળે છે પ્રધાનમંત્રીએ કહ્યું કે લોકોને સ્વાદિષ્ટ મિલેટ વાનગીઓ પીરસવામાં આવી હતી આ એક નાસ્તો છે જેનાથી લોકોને પોષણ મળે છે

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટી

તિરુમૂર્તિએ તમામ સહયોગીઓ ખાસ કરીને બાંગ્લાદેશ કેન્યા નેપાળ નાઇજીરીયા રશિયા સેનેગલ અને તમામ સભ્ય દેશોનો મજબૂત સમર્થન બદલ આભાર માન્યો હતો

અદાલતે કેન્દ્ર સરકારને ઑ ટી ટી માધ્યમો માટે બનાવેલા નવા નિયમો આવતીકાલ સુધીમાં અદાલત સમક્ષ રજૂ કરવા જણાવ્યું છે એમેઝોન ઇન્ડિયાના પ્રમુખ અપર્ણા પુરોહિત દ્વારા દાખલ કરાયેલી અરજી પરની સુનાવણી દરમિયાન અદાલતે આ મુજબ જણાવ્યું હતું સુ શ્રી પુરોહિતે તાંડવ વેબ સીરિઝ સામે દાખલ થયેલા ગુનાઓ મામલે તેમને આગોતરા જમીન મંજૂર ન કરવાના અલાહાબાદ વડી અદાલતના યુકાદાને સર્વોચ્ય અદાલતમા પડકાર આપ્યો હતો ન્યાયાધીશ અશોક ભુષણની ખંડપીઠે જણાવ્યું હતું કે કેટલાક ઑ ટી ટી માધ્યમો અશ્લીલ વિષયવસ્તુ ધરાવતા શો પ્રદર્શિત કરે છે જેમાં સમતોલ જાળવવો જરૂરી છે આ અંગેની વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાશે

ભારતીય જનતા પાર્ટીએ આજે કોવેક્સીન રસી અંગે સવાલો કરતા કોંગ્રેસના નેતાઓ પર હુમલો કર્યો હતો પક્ષના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું કે વિપક્ષી નેતાઓએ ભારતીય રસીની અસરકારકતા અંગે લોકોમાં ગેરસમજ અને મૂંઝવણ ઊભી કરી છે તેમણે કહ્યું કે કોવેક્સિન રસી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ લીધી છે અને શંકા કરનારને જડબે સલાખ જવાબ આપ્યો છે

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠક આજે શ્રીનગરમાં શ્રમમંત્રી સંતોષકુમાર ગંગવારની અધ્યક્ષતામાં મળી હતી શ્રી ગંગવારે માહિતી આપી કે વ્યાજ દરને સરકારી ગેઝેટમાં સત્તાવાર રીતે જાહેર કરાયા બાદ ઇપીએફઓ ગ્રાહકોના ખાતા માં વ્યાજ જમા કરશે

વર્ષોથી ઇપીએફઓ ન્યૂનતમ ક્રેડિટ જોખમ ધરાવતા વિવિધ આર્થિક રોકાણ દ્વારા ઉચ્ય આવકનું વિતરણ કરવામાં સક્ષમ છે

તેમના વિવેચનાત્મક પુસ્તક તસ્લીમા સંઘર્ષ અને સાહિત્ય માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે

બિરલા ફાઉન્ડેશન દ્વારા આજે નવી દિલ્હીમાં તેની જાહેરાત કરવામાં આવી છે

બિહારી પુરસ્કા રમાં અઢી લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર એક પ્રશસ્તિપત્ર અને એક તકતી અપાય છે

બિરલા ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત ત્રણ સાહિત્યિક એવોર્ડ્સમાં આ એક છે

નીતિ સુધારણા રોકાણની સગવડ અને ધંધામાં સરળતાના મોરચે સરકાર દ્વારા લેવામાં આવતા પગલાઓના પરિણામ સ્વરૂપ દેશમાં એફડીઆઈનો વધારો થયો છે

જેમ્સ એન્ડરસન દ્વારા ઓપનર શુભમન ગિલને શૂન્ય રને આઉટ કર્યા બાદ હાલ રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા રમી રહ્યા છે

અક્ષર પટેલે ફરીથી અડસઠ રનમાં ચાર વિકેટ ઝડપી હતી

છંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કર્યું હતું ભારતે જસપ્રિત બુમરાહની જગ્યાએ સીરાઝને લીધો છે સુકાની વિરાટ કોહલીની ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સાથે રમવા માટે જીત અથવા ડ્રોની જરૂર છે